આ પરિયોજનાઓ આવતા પાંય વર્ષમાં પૂરી કરવામાં આવશે આંતરમાળખાકીય ક્ષેત્રે સરકારનું મૂડીરોકાણ વધારવાના ભાગરૂપે આ પરિચોજનાઓ શરૂ કરાશે

આયોજિત પરિયોજનાઓમાં ઉર્જા રેલવે શહેરીવિકાસ સિંચાઇ શિક્ષણ અને આરોગ્ય સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે

બીજા ત્રિમાસિક ગાળામાં ઇન્દોરે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે જયારે રાજકોટ બીજા ક્રમે અને નવી મુંબઇ ત્રીજા ક્રમે રહ્યું છે દસ લાખથી ઓછી વસતિ ધરાવતાં શહેરોમાં જમશેદપુર બંને ત્રિમાસિક ગાળામાં પ્રથમ રહ્યું જયારે દિલ્હી નગરપાલિકા બીજા ક્રમે અને ખરગાંવ નગરપાલિકા ત્રીજા કરમે રહી છે આ પ્રસંગે શહેરી સ્વચ્છતા સર્વેનો અહેવાલ તૈયાર કરવા જાહેર કરાયું હતું

રવીપાક લેતાં રાજ્યોમાં જમીનમાં ભેજ વધુ હોવાથી વાવેતરમાં વધારો થયો છે તેમાં ઘઉંનું વાવેતરમાં વધારોય થયો છે

આ કાનૂન હેઠળ અગાઉ જાણ કર્યા વગર કોઇપણ સ્થળેથી કોઇપણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની સલામતીદળોને સત્તા મળે છે ગૃહમંત્રાલયે ગઇકાલે બહાર પાડેલા ગેઝેટમાં આ જાહેરાત કરાઇ છે તેમાં જણાવ્યું છે કે સમગ્ર નાગાલેન્ડમાં નાગરિક સત્તાવાળાઓએ મદદ માટે સશસ્ત્ર દળોની સેવા જરૂરી છે એવો કેન્દ્ર સરકારનો મત છે

ટ્વીટર પર શ્રી મોદીએ જણાવ્યું કે શ્રી યોશુ એક કાર્યશીલ નેતા હતા અને નાગાલેન્ડના વિકાસ માટે જીવન વિતાવ્યું હતું તેમના વિચારો તેમના અનુથાથીઓ અને પરિવારમાં અભિવ્યકત થતા રહેશે

આજે નવીદિલ્ફીમાં પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓને માહિતી આપતાં આ દાવો કર્યો હતો તેમણે જણાવ્યું કે એનડીએ સરકાર ઇશાન ભારતનાં રાજયોની જેમ જ જમ્મુકાશ્મીર અને લદ્દાખને પ્રાથમિકતા આપશે

તેઓ નિવૃત્ત થયેલા બિપીન રાવતના અનુગામી બન્યા છે તેઓ ભૂમિદળના નાયબ વડા હતા ગત સપ્ટેમ્બરમાં લશ્કરના નાયબ વડા તરીકે પદભાર સંભાળતા પહેલાં લેફટનન્ટ જનરલ મુકુંદ નરવણે ચીન અને ભારત વચ્ચેની યાર હજાર કિલોમીટર સરહદના રક્ષણની જવાબદારી સંભાળનાર ઇસ્ટર્ન કમાન્ડના વડા હતા

જમ્મુ કાશ્મિરમાં કામગીરી માટે તેમને વિશ્નિષ્ટ સેનાપદકથી સન્માનિત કરવામાં આવ્યા છે